તરીકે પસંદગી પામ્યો છે ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીએ આજે વડોદરામાંથી ઝફર અલી

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સત્રનો પ્રારંભ રાજ્યપાલ શ્રીઆચાર્ય દેવવ્રતના સંબોધન અને તેના ઉપરના આભાર પ્રસ્તાવ થી થશે

આ બનાવમાં પ્રાથમિક તપાસમાં એનએસયૂઆઇના કાર્યકર્તાઓ એબીવીપીના કાર્યલય પર હથિયારો સાથે ગયા હોવાનું બહાર આવ્યું છે

આ મામલે પાલડી પોલીસના ઉચ્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડીને પોલીસ દ્વારા સરકાર તરફથી ફરિયાદી બનીને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના નેતૃત્વમાં નેશનલ સેન્ટર ફોર કોસ્ટલરિસર્ચ દ્વારા સપ્ટેમ્બરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો

સૌથી સ્વચ્છ બીચમાં સુરતના ડુમસ સિવાય કેરળના કથઝાક્ટઓડિસ્સાના પુરી અને ત્રિવેન્દ્રમ સામેલ છે

મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડના પ્લાસ્ટિકને જ વહેંચી કે ખરીદી શકાશે એમાં લોકોનો પણ ઘણો સહ્યોગ મબ્યો છે

અંકલેશ્વર ખાતે યોજાયો છે આ એકઝીબીશનનું ઉદઘાટન કેન્દ્રિય રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ કર્યું

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ શંકાસ્પદ આતંકવાદી વડોદરા અને ભરૂયમાં પોતાની ગતિવિધિ વિસ્તાવાના પ્રયાસો કરી રહ્યો હતો અગાઉ દિલ્હીમાં ઝડપાયેલા આતંકવાદી મોડ્યુલનો તે એક ભાગ હોવાનું માનવામાં આવે છે પોલીસ દ્વારા ટ્રંક સમયમાં આ આતંકવાદી દિલ્હી પોલીસને સુપ્રત કરવામાં આવશે મૂળ તમિળનાડુના વોન્ટેડ આ આતંકવાદીએ અમદાવાદમાં એ

એસ ના વડા મથકે લાવવામાં આવ્યો છે રાજ્ય સરકારે જંતુનાશક દવાના ઉત્પાદન માટે પરવાનાની પ્રક્રિયાઓનલાઇન કરી છે

આ અભિયાનનો મૂળ હેતુ ઉત્તરાયણ દરમિયાન અબોલ પક્ષીઓના જીવ બચાવવાનો છે

આ અભિયાન હેઠળ આ વર્ષે પણ ઉત્તરાયણ દરમ્યાન ઇજા પામતા અબોલ પક્ષીઓને બચાવવાનું આયોજન હાથ ધરાયું છે

રાજ્યમાં હાલ વિવિધ જિલ્લાઓના અનેક વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ચાલી રહ્યો છે પોરબંદરમાં અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો

જીલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા આયોજીત પતંગોત્સવમાં પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડૂક ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા જીલ્લા કલેકટર ડી

આવતીકાલે તાપી રિવરફ્રન્ટ ખાતે પાલિકાનો પતંગ મહોત્સવ યોજવામાં આવશે

આ પતંગ મહોત્સવ સવારે નવ વાગ્યા અડાજણ સાઇડનાં રિવરફંટ ખાતે થોજાશે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે

આ પતંગ મહોત્સવમાં જૂદા જૂદા દેશોના તેમજ ભારત સહિત ગુજરાતના પતંગબાજો રાજ્યના આકાશને રંગબેરંગી કરી રહ્યા છે

આ કાર્યક્રમમાં સુરતના તાલગ્રુપ ભારતનું પ્રતિનિધિત્વ કરશે